આકાશવાણી ભૂજ ખાતે આજથી હિન્દી પખવાડીયાનો આરભ થયો છે આ પખવાડીયા દરમિયાન કર્મચારી તથા અધિકારીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે અંતિમ દિને વિજતાઓને પુરસ્કત કરવામાં આવશે ઉપરાંત જિલ્લા મથક ભુજ ખાતે હિન્દી પ્રચાર સમિતિ દવારા પણ હિન્દી દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

આથી એવા પેન્શન ધારકો કે જે હયાતીની ખરાઈ કરાવી શકયા નથી તેમણે કોઈપણ મૂશ્કેલી હોય તો જિલ્લા તિજોરી કચરી ના જવાબદાર અધિકારીનો સંપક કરવા કચરીની એક યાદોમાં જણાવાયું છે

આજના દિવસે મનુષ્ય જીવનનો મર્મ બતાવનારા અન લોકહિતના અનેક કાર્યો નિઃસ્વાર્થપણે કરનારા ઋષિઓનું પૂજન કરવામાં આવે છે જિલ્લામાં વિવિધ સ્થળે ઋષિઓના પુજન સાથેના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

આ કેમ્પમાં વડોદરાના નિષ્ણાંત વૈદ્ય જયેશભાઈ પટેલ તેમજ તેમની ટીમ સેવા આપશે આ કેમ્પનો લાભ લેવા સંસ્થાની બેંક યાદીમાં જણાવાયું છે

આ પ્રસંગે તેમના પુસ્તકોનું પ્રદશન પણ યોજાશે